જેમાં નેવું ટકા રકમ સરકાર આપશે

જાગતિ વકીલ માતા મુર્ત્યુદર ઘટાડો ગુજરાત રાજ્યમાં માતા મુત્યુદર અને બાળમુત્યુ દરમાં ધટાડો લાવવા સરકાર દ્વારા અમલી બનાવેલ યોજના હેઠળ સમગ્ર રાજ્ય સાથે કરછમાં પણ આરોગ્યતંત્ર દ્વારા નોધનીય કામગીરી અને અમલવારી થઇ હોવાના પગલે આ વર્ષ ગત વર્ષની તુલનામાં માતા મરણદરમાં ધટાડો નોધાયો છે એવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે વિગતો આપતા જણાવ્યુ હતું આ સંદર્ભે જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા સેગર્ભા મહિલાઓને થોગ્ય મેડીકલ સારવાર માટે થોગ્ય સમજણ અપાછે રહ્યી છે

ગુજરાતના એકમાત્ર આઈકોનિક સ્થળ એવા ધોળાવીરા ખાતે આ સેવા શરૂ કરાતા હવે હિન્દી અંગ્રેજી જાપાની અને કોરિયન ભાષામાં જાણકારી મળી શકશે

ક્રષિ અધિકારી અભિલાષા અગ્રવાલે કહ્યું છે કે આ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂતને કિસાન કેડિટ કાર્ડ આપવાની જાહેરાત મોદી સરકારે કરી હોવાથી દમણ ઉપરાંત દીવ ટાપુ ઉપર આવેલા તમામ ગામે પંચાયત કચેરીમાં ખાસ કેમ્પ રખાયા હતા જાગતિ વકીલ વિજ્ઞાન દિવ ગઈકાલે વિશ્વ વિજ્ઞાન દિવસ એતર્ત્ગત બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે હેત થી વિવિધ વૈજ્ઞોનિક કોર્યક્રમોનું આયોજન થયું હતું ભુજની માતૃછાયા કન્યા વિદ્યોલ્યનો પ્રાથમિક વિભાગમાં વિવિધ વર્કિંગ મોડેલ્સને વૈજ્ઞાનિક સિધ્ધાંતો સાથે બાળવૈજ્ઞાનિક્રીએ રજુ કર્યા હતા તો માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રશ્નોતરી વિજ્ઞાન મોડેલ્સ પ્રદર્શન અને વૈજ્ઞાનિકોની વેશભૂષા સાથે જીવન પરિચય વિધાર્થીઓ દ્વારા સુંદર રીતે રજુ કરવામાં આવ્યા હતા કરછ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીસંજય પરમાર અને જીલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશ ગોરે ખાસ ઉપસ્થિત રફી સમગ્ર વિજ્ઞાન ટીમ અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાફિત કર્યા હતા